ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મનકી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ એ કહ્યું કે દરેક નાગરિક મતદાર તરીકે નોંધણી કરાવે અને મતદાન કરે એ બાબત સુનિશ્ચિત કરવી જાઇએ પ્રધાનમંત્રીએ મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી પ્રકિયા હાથ ધરવામાં યોગદાન આપવા બદલ રાજ્યોના ચૂંટણી પંચો સલામતી દળી અને ચૂંટણી કર્મચારીગણની પ્રસંસા કરી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝ રેડીયો સાથે ખુબ જ સઘન જાડાણ ધરાવતાં હતા તેનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે દેશના નાગરિકો સાથે સંવાદ સાધવા નેતાજીએ રેડીયોનું માધ્યમ પસંદ કર્યું હતું

અને તેની મદદથી નેતાજી આઝાદ હિંદ સેનાના સૈનિકો અને દેશના અન્ય નાગરિકો સાથે સંવાદ કરતાં હતા આ સંવાદો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણા અને શક્તિનો સ્રોત હતા પ્રધામંત્રી શ્રી મોદીએ તેમના કાર્યક્રમમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો

એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું કે આ મંગળવારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ તેઓ સમગ્ર દેશા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

સરકારની હોસ્પિટલોના આધુનિકીકરણની યોજના હેઠળ તેઓ મદુરાઇની રાજાજી મેડીકલ કોલેજ અને તિરૂનીલવેલીની મેડીકલ કોલેજોના સુપર સ્પેશાલીટી બ્લોકનું ઉદ્દઘાટન કર્યું હતુ

મહિલાઓ એમના જીવનમાં પૂરી શક્તિ સાથે પડકારોને જે સફળતા પૂર્વક ઝીલી લે છે એના પ્રતિક તરીકે નારી શક્તિ શબ્દ વપરાય છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી શક્તિ પુરસ્કારની સ્થાપના કરીને દુનીયાભરના દેશોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું

શિતલ વૈશ્નવ હવામાન ઠંડી સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે જેમાં દેશના ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થઇ રહી છે તેથી દ્વેશના પશ્ચિમ છેવાડાના કચ્છ જીલ્લામાં પણ ખુબ ઠંડીનો માહોલ જામ્યો છે